પાડોશી દેશોને અગ્રતા આપવી અને શ્રીલંકામાં ઇસ્ટર સન્ડેના દિવસે થયેલા આતંકવાદી હુમલાના પીડીતો પ્રત્યે સંવેદના વ્યકત કરવી એ આ મુલાકાતનું મુખ્ય ધ્યેય છે તેમની સાથે રાષ્ટ્રીય સલામતિ સલાહકાર અજીત દોવલ અને વિદેશ સચિવ વિજય ગોખલે શ્રીલંકા જશે શ્રી મોદી આંતકવાદીઓએ ઇસ્ટરના દિવસે કરેલા હુમલા પૈકી કોઇ એક સ્થળની મુલાકાત લે તેવી સંભાવના છે તેવી જ રીતે તેઓ શ્રીલંકામાં રહેતા ભારતીયોને પણ મળશે શ્રીલંકાના નેતાઓ સાથેની વાતચીતમાં હિંદ મહાસાગર ક્ષેત્રે સહકાર વધારવો તેમજ બંને દેશો વચ્ચેના આર્થિક સહિતના સંબંધો વધુ મજબૂત બનાવવાની બાબત કેન્દ્રમાં રહેશે

ત્યાર પછી ભારત અને માલદિવ વચ્ચે પ્રતિનિધિ સ્તરની વાતચીત બાદ મફત્વની સમજુતીઓ પર ફસ્તક્ષાર કરવામાં આવ્યા હતા

દિલ્હીમાં પ્રસારણ માધ્યમો સાથે વાત કરતાં શ્રી જાવડેકરે કહયું કે તંદ્દરસ્ત જીવન શૈલી માટે યોગનું ખુબ મહત્વ છે તેમજ્ઞે કહયું કે યોગ ભારતનો વારસો છે અને સારૂ સ્વાસ્થ્ય મેળવવાની વિશ્વને ભેટ છે તેમણે કહયું કે આ વર્ષે યોગનો પ્રચાર કરવા જુદા જુદા પ્રસાર માધ્યમોને તેમના પ્રદાન બદલ પુરસ્કાર અપાશે શ્રી જાવડેકરે કહયું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા ઘણા આયોજન કરવામાં આવી રહયાં છે આસુતોષ અંતાણી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે દેશના સૌપ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક ડાયનાસોર મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું

સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી ગુજરાતનું વધુ એક વિરલ પ્રવાસન નજરાણું ઉપલબ્ધ બન્યું છે

આસુતોષ અંતાણી ડિત ઓમકારનાથ રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર કલ્ચરલ ફોરમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચાર શાસ્ત્રીય ગાયકોને એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા

હવામાન વિભાગના પદનામીત મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રે જણાવ્યું છે કે ચોમાસાના આરંભ સાથે જ કેરળના વિવિધ સ્થળોએ સારો વરસાદ શરૂ થયો છે

આજે ઓવલ મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે